ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં અંદાજે બમણો વધારો કરાયો

આ બંને દ્રેનો સપ્તાહમાં છ દિવસ દોડશે

લધુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સંબધિત ગ્રામ પંચાયતમાં નજીકના એપીએમસી ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્ટ ખાતેથી કરાવી શકાશે

કર્મચારી રાજ્ય સરકારે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે

રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ ટી નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતાં તેઓ દિવાળી ઉલ્લાસપૂર્વક ઉજવી શકશે

શ્રી પટેલે ઉમેર્યું કે એસ ટી

મેમુ ટ્રેનનો પ્રારંભ કેન્નિ ય રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલે નવી દિલ્ફીથી ઓનલાઇન લીલીઝંડી આપીને વડનગરથી મહેસાણા અને અસારવાથી હિંમતનગર મેમુ ટ્રેનનો આજે પ્રારંભ કરાવ્યો છે આ બંને મેમુ ટ્રેનો સપ્તાહમાં છ દિવસ દોડશે નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા માટે સેવા સર્વિસ ટ્રેન અંતર્ગત આ બંને ટ્રેનો દોડાવાઇ રહી છે આ ટ્રેનોની સુવિધા મળતા મુસાફરો ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી પૂર્ણ થતાં આ બંને ટ્રેનો પૂર્વવત શરૂ કરવામાં આવી છે દિવસમાં બે વખત મહેસાણાથી વડનગર અને વડનગરથી મહેસાણા વચ્ચે દોડશે

બંને દ્રેનો રવિવારે નહી દોડે

કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી સૂચના મળતા દિવાળી બાદ તરત જ આ રોડનું કામ શરૂ કરવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડને કાયમી ધોરણે આરસીસી ફોરલેન બનાવવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા લાખો પ્રવાસીઓ અને વાહનચાલકોને રાહત થશે

રાજકોટ જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું છે કે રાજયમાં ગ્રામ્યસ્તરે પેયજલ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે ઓગમેન્ટેશન ઇન ટેપ કનેકટીવીટી ઇન રૂરલ એરીયાના જનરલ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે જેના અંતર્ગત કરવાના થતાં કામો માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિને સત્તા આપવામાં આવેલ છે

સારવાર ઉપરાંત આ યોજનાથી કેટલાંક ભારતીયો સક્ષમ બની રહ્યાં છે

આ દિવસો સિંહ માટે સંવનન કા ળનો સમય હોય છે જેથી તેમને કોઈ વિક્ષેપના પડે અને વરસાદને કારણે જંગલ ના રસ્તાઓ પણ બંધ થઈ જતા હોય આ યાર મહિના ગીર જંગલમાં વેકેશન જાહેર કરવામાં આવે છે

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બીય ફેસ્ટીવલનુ આયોજન કરાયુ છે માધવપુર ખાતે યોજાનાર બીય ફેસ્ટીવલનાં સમય દરમિયાન દિવાળીનો તહેવાર હોવાથી સહેલાણીઓ માધવપુર બીય ફેસ્ટીવલમાં ઉત્સાહપૂર્વક મીની વેકેશન મનાવી શકાશે ગુજરાતવાસીઓ અને પ્રવાસીઓને કેરળ ગોવાનાં રમણીય દરિયા કિનારાનો અહેસાસ કરાવતો માધવપુરનો દરિયા કિનારો વિશેષ મહત્વ ધરાવે છે બીય ફેસ્ટીવલની ઉજવણી થી રોજગારીની તકો વધશે પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર એવો માધવપુરનો દરિયો જોવા અને માણવા જેવો છે

નિવાસી કેમ્પમાં બાળક રહીને અભ્યાસ કરે છે અને શાળાએ જાય છે નિવાસી કેમ્પમાં બાળકોને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો પોતાના પરિવારના ગુજરાત માટે જિલ્લાથી બહાર મજૂરી કરવા જાય છે આવા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ડાંગ જિલ્લામાં નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે

આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામને ખુલ્લો મૂકતા જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠે જણાવ્યું કે આ પ્રોગ્રામના આયોજન પાછળનું કારણ ફેકલ્ટી એક્રેડિટેશન ફેમવર્કને સમજે તે છે

પ્રથમ દાવની સરસાઇને આધારે મુંબઇને વધુ પોઇન્ટસ મળ્યા છે ગુજરાત તરફથી ઓપનીંગ બેટ્સમેન વેદ પટેલ સિવાય તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા

સી કપાસી ઇન્ટર સ્કુલ ક્રિકેટ સ્પર્ધામાં હીરામણી સ્કુલે સી એન વિદ્યાલયને પ્રથમ દાવની સરસાઇને આધારે હાર આપી છે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં સી એન